પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

ચીન સાથેના સંઘર્ષમાં શા્હીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી આપી

ટી આઈ માં શિક્ષણ મેળવતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન તાલીમ અભ્યાસ કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો નૈઋત્યનું ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં ત્રણેક દિવસ પછી હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ થવાની શક્યતા ક્યાંક ભારે વરસાદ પણ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે

વિડીયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આજે કોન્ફરન્સ બેઠક યોજી બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને થઇ હતી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાળ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આજની બેઠક અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આ બેઠકમાં દેશના સાર્વભૌમત્વની વાત કરતા જણાવ્યું હતું કે દેશની ઇંચે ઇંચ જમીનનું રક્ષણ કરવા ભારત સક્ષમ છે આપ ણા જવાનોનું બલિદાન વ્યર્થ નફીં જાય ભારત પાડોશી દેશના લોકો સાથે મિત્રતા ઇચ્છએ છે પણ જો કઇ દુર્પોયગ કરશે તો ચલાવી લેવામાં નહી આવેકોરોના મામલે બોલતા નાયબ મુખ્યમત્રીએ જણાવ્યું હતું કે લોક ડાઉન કર્યા બાદ ફરી લકડાઉન નહી કરવામાં આવે આ પ્રકારની માહિતી અફવા છે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને વધુ સંખ્યામાં પરીક્ષણ કેન્દ્ર બનાવવા આગ્રાહ કર્યો તથા ટેલી મેડીસીન સુવિધાના બુનિયાદી ઢાંયાનો વિકાસ કરવા આહવાન કર્યું

શહેરની કોરોનાની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ થોગ્ય નિર્ણય લેવાશે તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં આજે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી અને શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા જણાવાયુ છે

આ ચારેય પોઝીટીવ કેસ તળાજાના છે જેમાંથી બે પોઝીટીવ દર્દીના ઘરે રાજકોટના કોરોના પોઝીટીવ તબીબ આવ્યા હતા જેથી બે દર્દીઓ કોરોના સંક્રમિત થયા જ્યારે અનાજ બજારમાં મજૂરી કામ કરતાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે

જેના પિતા અગાઉ પોઝીટીવ આવતાં અન્યોને ક્વોરોન્ટાઇન કરાયાં હતા

ત્યારે આજે જંબુસર શહેરનાં તમામ વેપારીઓએ નિર્ણય કર્યો છે કે સાત દિવસ સુધી તમામ શોપિંગ સેન્ટરોની દુકાનો બંધ રહેશે

હવે જંબુસર શહેર સાત દિવસ માટે બંધ કરીને કોરોનાનું સંક્રમણ રોકવા લોકોએ સ્વેચ્છા એ જ પગલાં ભરવાનું શરૂ કર્યું છે

રાજ્યભરની આઇ ટી

ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં ત્રીજા તબક્કાનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્રીજા તબક્કામાં બીજા દિવસે પચ્ચીસ હજાર છસો અઠ્યોત્તેર રાશનકાર્ડ ધારકોએ પોતાના હક્કનું અનાજ મેળવ્યું છે

રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે આ યોજનાથી તેઓને ઘણો જ ફાયદો લોક ડાઉનના સમયગાળા દરમિયાન તેમજ હાલના સમયમાં થઇ રહ્યો છે

તેના લીધે રાજ્યના વલસાડ અને ડાંગ જીલ્લા ઉપરાંત કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં જ એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના બાકીના ભાગોમાં હાલ હવામાં ભેજનું પ્રમાણ વધતું જવાની સાથે ગરમી પણ થોડી વધવાના કારણે દિવસે ઉકળાટ અનુભવાઇ રહ્યો છે એકાદ બે દિવસ આ પરિસ્થિતિ જળવાઇ રહેશે અને શુક્રવારથી રવિવાર દરમિયાન વરસાદી વાદળો ઉપર વવાથી વરસાદના પ્રમાણ અને વ્યાપમાં ધીમો સુધારો જોવા મળશે

આ દિવસોમાં વલસાડ નવસારી ડાંગ તાપી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જીલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દિવમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે જ્યારે અન્ય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે

કચ્છ જીલ્લામાં યોજનારા યો ગ દિવસના કાર્યક્રમો મા સહભાગી થવા સાંસદ વિનોદ ચાવડાએ તેનું મહત્વ સમજાવી આગ્રહ પૂર્વક અપીલ કરી

મંદિર પ્રશાસન દ્વારા સંપૂર્ણ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે આવનાર હરિભક્તો નું થર્મલ સ્કેનિગ બાદ સેનેટઇજ તેમજ માસ્ક ફરજીયાત સાથે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે

જો કે આરતી નો લાભ નહિ મળી શકે